પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે

ગઇકાલે મધ્યપ્રદેશમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં વીડિથો કોન્ફરન્સીંગ માધ્યમથી ખેડૂતોને સંબોધતાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું

કોન્ટ્રાક્ટ ફામિંગ અંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે માત્ર કૃષિ ઉપજો બાબતે જ કરાર થવાના છે અને જમીનની માલિકી તો ખેડૂતોની જ રહેવાનીછે એવી જ રીતે નવા કુષિ ધારા ખેડૂતોને તેમની કુષિ ઉપજો કોઈપણ સ્થળે વેચવાની છૂટ આપતા હોવાથી ખેડૂતોને જ ઊંચા દામ સ્વરૂપે આર્થિક લાભ થવાનો છે પ્રધાનમંત્રીએ ખેડૂતોના હિતમાં તેમની સરકારે લીધેલાં પગલાંઓની જાણકારી આપી હતી

આ બાબત પુરવાર કરે છે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના નાના શહેરો ગામો સુધી ઔદ્યોગીક વિકાસ થયો છે અને તેથી અર્થવ્યવસ્થાને નવી ગતિ મળી છે

તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આયાત ધટાડવાની નેમ રખાઇ છે ત્યારે નવકલ્પનાઇચ્છાશકિત અનુકુળ નીતી અને ઉદ્યોગ સાહસીકતાના બળે ગુજરાત દેશના આર્થિક વિકાસને નવુ બળ આપી રહયું છે

શ્રી રૂપાણીએ બધા જ સરપંચો પાસેથી કોરોનાની તેમના વિસ્તારમાં સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી તથા જરૂરી સુયનો કર્યા હતા

સરપંચો સાથેના સંવાદમાં સરપંચો ઉપરાંત અધિકારીઓ જીલ્લા કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા કોરોના સંદેશ આ પ્રાદેશિક સમાયાર આપ આકશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છે

તેમણે કહ્યું કે રાજ્યમાં ઘરે ઘરે નળથી જળ શૌચાલય ગેસ વીજ જોડાણ જન ધન બેન્ક ખાતાના લાભ આપ્યા છે ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર થકી વચેટીયાઓની નાબુદી અને દરેક પરિવારને પાકા ઘર આપવા માટે સરકાર કૃતનિશ્ચયી છે

આથી જિલ્લામાં જળસંચય અને વિતરણ માટે પાણી પુરવઠા વિભાગના વિવિધ પ્રકલ્પો યોજનાઓ આવશ્યક બની રહે છે લોકોને શુદ્ધ પાણી મળતા જમીનની નીચેનું ક્ષારયુક્ત પાણી પીવું નહીં પડે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આદિવાસીઓના કલ્યાણ માટે આદિવાસીઓને જમીન માલિકીના હક્ક આપવા ઉપરાંત આદિવાસી વિસ્તારમાં મેડીકલ કૉલેજ એકલવ્ય શાળા અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી છે

એટલું જ નહીં વલસાડ શહેરને પણ પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળશે

ગઇકાલે અમદાવાદમાં મળેલી ગુજરાત ક્રિકેટ એસોશીએશનની પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો

અત્રે એ થાદ આપીએ કે સૈયદ મુશતાક અલી દ્રોફીની નોક આઉટ મેચો મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનાર છે

ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકાર અનેકવિધ પગલાઓ લઇ રહી છે ત્યારે માત્ર રાજકીય સ્વાર્થ માટે જ દેશને બાનમાં લેનારાઓને ખેડૂતો માટે બોલવાનો કોઈ જ અધિકાર નથી તેમ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું ગામડાઓને ગોકુલ ગામ બનાવવા માટેના અનેકવિધ નવા આયામો સર કરનારી રાજ્ય અને કેન્દ્ર સરકારે પ્રજાકલ્યાણના કાર્યોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત જેવા કાર્યોની પણ જાણકારી આપી હતી